રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે કાશ્મીરમાં લોકો સાથે ચર્ચા કરી

રાજારી જીલ્લા નજીક નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની લશ્કરે ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યા

ભારે વરસાદના પગલે વિવિધ રાજયોમાં જનજીવન અસરગ્રસ્ત

શ્રી દોવલે ગઈકાલે શોપિયાંમાં સ્થાનિક લોકો સાથે વિયાર વિમર્શ કર્યો હતો અને સલામતી પૂરી પાડવાની ખાતરી આપી હતી

તેમણે પરિહ્યતિ અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર શ્રીનગરમાં દુકાનો ખૂલી હતી તથા લોકોની અવરજવર અને વાહન વ્યવહાર પણ શરૂ થયો હતો

કયુઆરીયાસી જિલ્લામાં આજથી સરકારી કચેરીઓ અને બેન્કો રાબેતા મુજબ ખુલશે

જમ્મુમાં પરિહ્યથતિ શાંત છે આજે રામબન જીલ્લામાં છ કલાકની કરફયુમાં રાહત આપી છે જા કે બનીહાલમાં છુટછાટ અપાઈ નથી

કેટલાક રાજકીય પક્ષો દ્વારા બંધનું એલાન અપાયું છે તેના કારણે તકેદારી રાખવામાં આવી છે

પાકિસ્તાની સૈનિકોએ સુંદરબની વિસ્તારમાં નિયંત્રણ રેખા પાસે મોર્ટાર સાથે નાના હથિયારોનો ગોળીબાર કર્યો હતો સચેત ભારતીય સૈનિકોએ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો

નાણાંકીય નીતી સમીતીએ આ સતત યોથી વખત દરમાં ઘટાડો કર્યો છે રેપો રેટમાં ભારે ઘટાડાના થોડા જ કલાકોમાં દેશની સૌથી મોટી ધીરાણકર્તા ભારતીય સ્ટેટ બેંકે તેના ધીરાણ દરમાં ક્ષપ બેઝીજ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી

જમ્મુ કાશ્મીરમાં લાગુ કરાચેલા પ્રતિબંધાત્મક હકમોને પડકારતી કોંગ્રેસ કાર્યકરની અરજી પર પણ તાકીદે સુનાવણી નકારી કાઢી છે ન્યાયાધીશ એન

રમણની ખંડપીઠ સમક્ષ આ અરજી રજુ થઈ હતી અદાલતે થોગ્ય સમયે કુમ અનુસાર સુનાવણી થશે તેમ જણાવ્યું છે

ઓમ પ્રકાશનું ગઈકાલે મુંબઈમાં અવસાન થયું છે

ગઈકાલે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી રાજેશ ખન્ના સાથે આપ કી કસમ અને આખીર કર્યો ફિલ્મ તથા જીતેન્દ્ર સાથે અપનાપન આશા અર્પણ અપના બના લો અને આદમી ખિલોના હૈ જેવી ફિલ્મો તેમણે નિર્દેશીત કરી હતી

દેશની આઝાદીની લડતમાં આઠમી ઓગસ્ટ ઐતિહાસિક દિવસ છે

ક્રિપ્સમિશન નિષ્ફળ જતાં ગાંધીજીએ આ હાકલ કરી હતી આઝાદીના લડવૈયાઓને સમગ્ર રાષ્ટ્ર આજે શ્રદ્વાંજલિ પાઠવી રહ્યું છે

પંડીત નહેરૂએ ત્યાં જ ભારત એક ખોજ પુસ્તક લખ્યું હતું જીલ્લા તંત્રના સહયોગથી સશન્ન દળ કેન્દ્ર ધ્વારા પ્રથમ ભાગનું સમારકામ પુરૂ કરાયું કરાશે

ભારત છોડો આંદોલન બાદ મહાત્મા ગાંધીને પુણ લાવવામાં આવ્યા હતા અને કસ્તુરબા તથા મહાદેવ દેસાઈ સાથે આગાખાન પેલેસમાં કેદ રખાયા હતા કસ્તુરબા અને મહાદેવ દેસાઈનું ત્યાં જ મૃત્યુ થયું હતું પેલેસમાંતેમની સમાધિ પણ છે

કર્ણાટકમાં ભારે વરસાદથી પાંચ જણાનાં મોત થયાં છે

ઉત્તર કન્નડમાંથી ત્રણ હજાર લોકોને સલામત સ્થળે મોકલાયા છે મુખ્યમંત્રી યેદીયુરપ્પા ગઈ સાંજે બેલાગવી પહોંચ્યા હતા અને રાહત તથા બયાવની કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું આજે તેઓ પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે તેમણે ભાજપના સાંસદો અને ધારાસભ્યોને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી વ્યવસ્થા પર નજર રાખવા કહ્યું છે કૃષ્ણા તુંગભદ્રા અને નેત્રાવતી નદીઓમાં પૂર આવ્યાં છે મહારાષ્ટ્રના પૂર અસરગ્રસ્ત સાંગલી કોલ્હાપુર અને સાતારા જિલ્લાઓમાં પૂરની ગંભીર પરિહ્ય્થતિ છે

મુંબઈ બેંગ્લોર રાષ્ટ્રીય ધોરીમાર્ગને સાંગલીથી કોલ્હાપુર વચ્ચે બંધ કરાયો છે કેરળમાં ભારે વરસાદના પગલે પુરની ચેતવણી આપવામાં આવી છે માછીમારોને દરિયો નફી ખેંડવા જણાવ્યું છે ઉત્તર પ્રદેશમાં પણ ગઈકાલે ભારે વરસાદ થયો હતો